પી એસ

ના વચગાળાના વડા તરીકે કામ કરતા એમ

તેઓ લે વર્ષ સુધી સંસ્થાના વડા રહેશે પ્રધાનમંત્રીના અધ્યક્ષ પદે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં શ્રી શ્રક્લાની નિમણૂંકને મંજૂરી આપવામાં આવી હતી

દુષ્કાળગ્રસ્ત જીલ્લાના ખેડૂતોના પાક નુકસાની વળતર માટે સરકાર દ્વારા ક્રોપ ઈનપુટ સહાય જાહેર કરાઈ હતી જેની અરજી તા

ઉલ્લેખનીય છે કે આ કામગીરી પૂર્ણ કરવા માત્ર કચ્છની જ જિલ્લા પંચાયતે આધાર બેઝ ઓનલાઈન પોર્ટલ બનાવ્યું જેના થકી આ કામગીરી સરળ બની છે

માંડવી તાલુકાના નાની રાયણ ગામે ચાલી રહેલા પુરાતત્ત્વીય ઉત્ખનન કાર્યમાં પ્રાથમિક સર્વે પૂર્ણ કરી વડોદરા એમ યુનિવર્સિટીના

પુરાતત્વવિદ્દ પ્રતાપચંદ્રને જણાવ્યું કે આ સાઈટ ઉપરથી અનેક સંશોધનાત્મક વસ્તુઓ પ્રાપ્ત થઈ છે જેનું લેબોરેટરીમાં રિસર્ચ કરવામાં આવશે અને આગામી દિવસોમાં સતત બે મહિના સુધી રિસર્ચ કરનારાઓની મોટી ટીમ સાથે અહીં કામ કરવામાં આવશે ત્યારે બ્રિટિશ મ્યુઝિયમના રિસર્ચ સાયન્ટીસ્ટ રોબર્ટા ટોમરે સાથે લઈ આવેલા સંશોધન માટેના મશીન મેઝ્નીટોમીટર અંગે માહિતી આપતાં જણાવ્યું કે આ મશીનથી જમીનની નીચે કઈ કઈ જગ્યાએ અવશેષો મળવાની શકથતા છે તે જગ્યા નક્કી થાય છ કલ્પના શાહ્ કચ્છ માર્ગ સલામતી સપ્તાહ્ ઉજવણી

કેન્સર રોગ અંગે લોકોમાં જાગૂતિ કેળવવા માટે દરવર્ષે ચોથી ફેબ્રુઆરીએ તેની ઉજવજી કરવામાં આવે છે

તેમણે સ્વસ્થ જીવન શૈલી સાથે યોગ્ય ખોરાકની ટેવ કેળવવા જજ્ઞાવ્યું હતું કેન્સર વધતું અટકાવવા માટે કેન્સરના ઇલાજ માટે દર્દીઓની નિયમિત તબીબી સારવાર પર ભાર મૂક્યો છે શ્રામિણ વિસ્તારમાં કેન્સરનું નિદાન તથા સારવાર વાજબી ભાવે ઉપલબ્ધ હોય તેવી વ્યવસ્થા કરવા પર ભાર મૂક્યો છે